પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કહ્યું સરકાર દ્વારા કરાચેલા માળખાગત સુધારાઓથી

નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરી સમીક્ષા કલકતા વડી અદાલતે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા પંડાલમાં કોરોના મહામારીને

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ભારતની વસતી અન્ય પશ્ચિમના દેશો કરતાં ઘણી વધારે હોવા છતાં કોવિડ મહામારીમાં દેશમાં લીધેલા અસરકારક પગલાંના કારણે સંક્રમણ વધતુ અટકાવવામાં મદદ મળી છે

તેમજ મૃત્યુ દર પણ અન્ય દેશો કરવા ઓછો છે

તેમાં મુખ્યત્વે કોવિડથી ઉભા થયેલા પડકારો અંગે ચર્ચા કરવામાં આવશે આ બેઠકનું આયોજન આ વર્ષે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે મળીને કર્યું છે આ બેઠકને આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન પણ સંબોધિત કરશે

આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું કે છેલ્લા છ વર્ષમાં તેમની સરકાર દ્વારા શરૃ કરવામાં આવેલા માળખાગત સુધારાઓથી દેસમાં ઉચ્ય શિક્ષણની સંસ્થાઓમાં પારદર્શિતા અને સ્વાયત્તતા લાવવામાં આવી છે હાલમાં શરૂ કરવામાં આવેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતી પ્રતિભાશાળી યુવાનોને વૈશ્વિક પડકારોનો સ્વીકાર કરવા માટે તૈયાર કરશે જેથી તેઓ જરૂરી કુશળતાવાળી નોકરીઓ સુધી પહોંચી શકે

ટી

એમ અને સાત એઇમ્સને મંજુરી આપવામાં આવી છે

તે દેશની છઠ્ઠી અને કર્ણાટક રાજ્યની પ્રથમ યુનિવર્સિટી છે

તેમણે રાજ્ય સરકારે કરેલી કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા આ કોન્ફરન્સમાં રાજ્યના વિવિધ જિલ્લાના કલેકટરશ્રીઓ પણ જોડાયા હતા કેન્દ્રીય આરોગ્યમંત્રીશ્રીએ કોન્ફરન્સનો હેતુ સ્પષ્ટ કરતાં કહ્યું કે ગુજરાતે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે શ્રેષ્ઠ કામગીરી કરી છે

રાજ્ય સરકારે સંક્રમણને અટકાવવા માટે જે દ્રઢ નિર્ણયો લીધા છે તેના પરિણામે આ સફળતા મળી છે તેમણે ઉમેર્યુ કે ગુજરાત સરકારે ધન્વંતરી રથ દ્વારા ઘરઆંગણે જ સારવાર આપવાનો નવતર આયામ હાથ ધર્યો છે તે દેશ માટે નવી રાહ્ ચીંધનારો છે

અદાલતે તેના આદેશમાં જણાવ્યું છે કે માત્ર પૂજાના આયોજકો અને પંડાલમાં બહાર મૂકાયેલી યાદીમાં દર્શાવેલા નામ પ્રમાણે જ અંદર પ્રવેશ મળી શકશે

પશ્ચિમ બંગાળમાં આજથી શરૂ થયેલ દુર્ગાપૂજા મહોત્સવમાં ભાગ લેવા લોકોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને અદાલતે આદેશ જાહેર કર્યો છે

કિસન રેડ્ડીની બે દિવસની લેહ લદ્દાખની મુલાકાત સંપન્ન થઈ છે લેહમાં પત્રકારો સાથેની વાતયીતમાં તેમણે કહ્યું કે લેહ પર્વતીય પરિષદની યૂંટણી બાદ કેન્પ લદ્દાખ પ્રદેશમાં રોજગારીના નવા અવસર ભૂમિ સંસ્કૃતિ અને ત્યાંની ભાષાના સંરક્ષણ અંગે એક કાયદો બનાવશે

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે કેન્ર્ શાસિત પ્રદેશ લદ્દાખની રચના મૂળભૂત ઢાંચો શિક્ષણ આરોગ્ય અને પર્યટનક્ષેત્રમાં સમગ્ર વિકાસ માટે કરવામાં આવી છે તેમણે કહ્યું કે જોજીલા ટનલ એ લદ્દાખના લોકોને મોદી સરકારનું આશ્વાસન છે શ્રી રેડ્ડીએ લદ્દાખના વધુ સારા વિકાસ અને કેન્શ્રા તરફથી સતત સહાયતા માટે લેહ પર્વતીય વિકાસ પરિષદની ચૂંટણીમાં લોકોનું સમર્થન માંગ્યું હતું

આયોગે કહ્યું છે કે કેટલાંક મીડિયા રીપોર્ટમાં જણાવાયું છે કે શ્રી કમલનાથે ડાબરામાં એક રાજકીય સભામાં સંબોધન કરતાં મહિલામંત્રી સામે વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણી કરી હતી આયોગે કમલનાથ દ્વારા કરાયેલ બિન જવાબદારીપૂર્ણ અપમાનજનક નિવેદનની ટીકા કરી છે

પલાનીસામીએ પુરથી અસરગ્રસ્ત તેલંગાણાને દસ કરોડ રૂપિયાની સહાયતા આપવાની જાહેરાત કરી છે

ધકપકડ ભારતીય સૈન્ય દ્વારા આજે લદ્વાખના ડેમચોક સેક્ટરમાંથી ચીનના એક સૈનિકને પકડી પાડ્યો છે સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે પીપલ્સ લિબરેશન આર્મીના આ જવાનની ઓળખાણ કોરપોરેલ વાંગ થા બોંગના નામે થઈ હતી અને તેને આજે સવારે પૂર્વ લદ્દાખના ડેમચોક સેક્ટરમાંથી પકડવામાં આવ્યો હતો